સરદાર સરોવર નર્મદા પરિયોજનાના સાનિધ્યમાં સાધુબેટ ખાતે યોજાઈ રહલ સમારંભમાં પ્રધાનમંત્રી ત્યાં ઉપસ્થિત જન સમુદાયને સંબોધન પણ કરશે ત્યારબાદ પ્રધાનમંત્રી વોલ ઓફ યુનિટી ખાતે આવશે અને તેનુ ઉદઘાટન કરશે

તેઓ સંગ્રહાલય અને પ્રદર્શન તથા વ્યૂઅર્સ ગેલેરીની મુલાકાત લેશે

આ સ્થળેથી સરદાર સરોવર બંધ તેના જળાશય અને સાપુતારા તથા વિંધ્ય પર્વતમાળાનું નયનરમ્ય દેશ્ય નિહાળી શકાય છે લોકાર્પણ સમારોહ પ્રસંગે ભારતીય હવાઈ દળના વિમાનો હવાઈ કરતબ કરશે અને વિવિધ ટુકડીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે આ પ્રસંગે રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાજપા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મધ્ય પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિતિ રહેશે

જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં ડભોઈ તિલકવાડા દેવલીયા રાષ્ટ્રીય ધોરીમાર્ગના ઓરસંગ અને અશ્વિની નદી પરના બે પુલ અને ગરૂડેશ્વર કેવડીયા કોલોનીના ગબાના ખાડીના એક પુલનો સમાવેશ થાય છે

રાજ્યમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસને ગૌરવભેર ઉજવણી કરાશે

રાજ્યમાં તમામ પોલીસ એકમો જિલ્લા મથકો અને મહાનગરો ખાતે રન ફોર યુનિટી મેરેથોન દોડનું આયોજન કરાયું છે મેરેથોન દરમિયાન ઉપસ્થિત નાગરિકો રાષ્ટ્રીય એકતા અખંડિતતાના શપથ લેશે વિદ્યાર્થીઓ દ્વારા એકતા રેલી અને જિલ્લા મથકો મહાનગરોમાં પોલીસ બેન્ડ ડિસ્પ્લે યોજાશે સ્થાનિક પોલિસ દ્વારા શહીદોના પરિવાર અને શાળાઓની મુલાકાત લઈ શહીદોનું ગૌરવ વધે તે માટે શ્રધ્ધાંજલિ પાઠવાશે

ઓ યુ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

ટીકીટનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે